કેન્દ્રિય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યોતથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં શ્રી શેખાવતે કહ્યું કેગ્રામીણ વિસ્તારના સાત કરોડથી વધુ પરિવારોને ધરમાં નળ દ્વારા ગુણવત્તાયુક્ત પાણીપર્હોચાડવામાં આવી રહ્યું છે આ વર્ષે પાણીના વધુ ત્રણ કરોડ જોડાણી આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે

કોર્ષ કચ્છ યુ નિવર્સીટી ખાતે બન્નીમાં માલધારીઓની ટકાઉ અર્થવ્યવસ્થા તથા ચરિયાણ બાબતે સલીમ નોડે યુ વા તાલીમનો સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બન્નીની માલધારિથત વિષે કોર્ષ કરવામાં આવ્યું જેના વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા પ્રથમ આવેલ ત્રણ વિધ્રાથીઓને દ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ છ મહિનાનો સર્ટીફીકેટ કોર્સ સહજીવન સંસ્થા કે એસ કે વી કચ્છ યુ નિવર્સીટી દ્વારા તૈયાર કરાચી હતો તથા બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન અને રેમ્બલના સહયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો

ગ્રામપંચાયત સેતુ અભિયાન અને કચ્છ મહિલા વિકાસ સંગઠનના સહયોગથી કોમ્યુ નિટી હોલમાં મહિલા દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધો

ગુજરાત સ્ટ્રીટ વેજિંગને સુ રક્ષિત અને નિયમિત કરવા માટેની કાયદાકીય જોગવાઈઓ આ વિષય પર કાર્યશાળાનું આયોજન નિષ્ણાંતો દ્રારા કરવામાં આવ્યુ હતું જે અંતર્ગત શેર ફેરીયા માટેની કાયદાકીય જોગવાઈઓ સમજવા માટે ભુજ શહેરના સૌથી વધારે શેરી ફેરીયા હાજર રહ્યા હતા અને આત્મનિર્ભર ભારતનું શેરી ફેરીયાઓ ઉત્તમ ઉદાહરણ છે

ત્યારે આજથી મહત્તમ પારો ઉંચકાવાની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે